પી એમ

પી

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રી

પી પી

જે રોડ પાણી ઇલેક્ટ્રીફીકેશનડ્રેનેજઓકશન શેડગેટ સાથેની કમ્પાઉન્ડ વોલ જેવી વિવિધ માળખાકીય અધતન સુવિધાઓથી સજ્જ હશે મુખ્યમંત્રીશ્રીએ એશિયાના સૌથી મોટા આ માર્કેટ યાર્ડમાં જીરૂ વરિયાળી રાયડો જેવી ખેતપેદાશો વેચવા આવતાં ખેડૂત આ ખેત પેદાશોના વૈશ્વિક બજાર ભાવ પણ સરળતાથી ઓનલાઇન જોઇ શકે અને વેચાણ કરે તેવી સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવા અનુરોધ કર્યો હતો

તેમણે જણાવ્યું કે નાના ગામડાથી ગ્લોંબલ માર્કેટમાં વૈશ્વિક સ્પર્ધા કરી શકે તેવી આગવી તાકાત અને ક્ષમતા સહકારી ક્ષેત્ર ધરાવે છે

સી માર્કેટ યાર્ડોને સરકારશ્રીના સહકાર વિભાગ દ્વારા સહયોગ અપાઇ રહ્યો છે તેમણે ઉંઝા વિકાસની નવીન ઉંચાઇઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

ઉંઝા માર્કેટ યાર્ડ એક લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે બ્રાહ્મણવાડા ખાતે નવીન માર્કેટ બનવાના કારણે વધુ લોકોને રોજગારીની તકો મળશે મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રસિધ્ધ ઉમિયા માતાજીના મંદિરની મુલાકાત લઇ માતાજીની પૂજન અર્ચન કર્યા હતા

તેમના ફિક્સ પગારમાં નોંધપાત્ર વધારો કરાયો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સરકારી શાળાના શિક્ષણ સહાયકને તા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી હતી

આવતીકાલે જાહેરનામું પ્રસિધ્ધ થશે અને ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ છઠ્ઠી જુલાઈ છે ઉમેદવારી પત્રની ચકાસણી આઠ જુલાઈના રોજ થશે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ નવ જુલાઈ છે

ટી

કોહલી ખાસ ઉપસ્થિત રહેશે

ટી

ના કુલપતિ ડૉ

ઝાંસી વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવારે ઝાંસી થી સાંજે સાડા સાત વાગે કલાકે રવાના થશે અને શુક્રવારના રોજ સવારે ચારને પાંત્રીસે કલાકે વેરાવળ પહોંચશે

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ તમામ બંદરોનો જાહેર અને ખાનગી ક્ષેત્રના સાથ અને સહકારમાં એટલે કે પીપીપીના ધોરણે વિકાસ કરાશે તેમણે કહ્યું કે દેશમાં જહાજોના સમારકામ વડે રોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવાશે આ ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાં જળ પરિવહન વિકસાવવાની પણ યોજના છે

આ મન કી બાતનો કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધા જ કેન્દ્રો ઉપરથી પ્રસારિત થશે

તેની અસર હેઠળ રાજ્યના દક્ષિણ પૂર્વ અને મધ્ય ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી જિલ્લામાં અને કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આ દરમ્યાન આજે અને આવતીકાલે વલસાડ નવસારી ડાંગ સુરત નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા અને દમણ તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે છોટા ઉદેપુર આણંદ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે દરમ્યાન ગઇકાલે દક્ષિણ ગુજરાતનાં સુરત નવસારી તાપી વલસાડ અને ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે ખાસ કરીને પારડીવાપી અને નવસારીમાં છ થી સાડા આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે તેના કારણે અંબિકા નદીમાં પૂરની સંભાવના પગલે નદીના કાંઠા વિસ્તારના ગામોને સાવધ રહેવા સૂચના અપાઇ છે